પૂર્વ દિલ્હીમાં પ્રથમ જાહેરસભાને સંબોધન કર્યું

સરકારે કાર્યદળની રચના કરી

આજે સાંજે પૂર્વ દિલ્ફીમાં કરકરડ્મા ખાતે ચૂંટણી પ્રચાર રેલીને સંબોધતાં પ્રધાનમંત્રીએ આરોપ મૂક્યો હતો કે આમ આદમી પાર્ટીની સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાને અવરોધી છે તેમણે કહ્યું કે ગેરકાનૂની વસાહતોને નિયમિત કરવા માટે આપેલું વચન ભાજપ સરકારે નિભાવ્યું છે શનિવારે યોજાનારા મતદાન માટે ચૂંટણી પ્રચાર વેગીલો બન્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દાયકાની આ પ્રથમ ચૂંટણી છે અને તે ભારત અને રાજધાની દિલ્ફીનું ભાવિ નક્કી કરશે દરમિયાન મતદાતાઓને રીઝવવા માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા જાહેરસભાઓ રોડ શો અને ઘેરઘેર ફરીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમીત શાહે મુંડકામાં રોડ શો યોજી જાહેર સભા સંબોધી હતી ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જે

નફાએ પણ શાકુર બસ્તી મોડલ ટાઉન અને ચાંદની ચોકમાં જાહેરસભાઓ યોજી હતી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘે કાલકાજીમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા યોજી હતી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દ્વારકામાં રોડ શો યોજ્યો હતો

આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન વિદેશમંત્રી જયશંકર અને ગૃહરાજ્યમંત્રી જી

સંસદ બહાર પત્રકારોને માહિતી આપતાં શ્રી કિશન રેડ્ડીએ કહ્યું કે આ કાર્યદળની બેઠકમાં વાયરસનો ચેપ અટકાવવા માટેનાં સાવચેતીનાં પગલાં વિચારવામાં આવ્યાં છ કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વડાઓને કોરોના વાઇરસના સંભવિત હુમલા સામે સતર્ક રહેવાની અને પરિસ્થિત ઉપર યાંપતી નજર રાખવાની સૂચના આપી છે સરકારે કેરળમાં કોરોના વાયરસના બે કેસ નોંધાતા કેરળ સરકારને શક્ય તમામ સહાયની પણ ખાતરી આપી છે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ ફર્ષવર્ધને જણાવ્યુ છે કે સરકાર સમગ્ર પરિસ્થિતી ઉપર યાંપતી નજર રાખી રહી છે તેમણે કહ્યું કે સાવચેતીના પગલારૂપે થાઇલેન્ડ અને સિંગાપુરથી આવેલા મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે

આ વ્યક્તિને હોસ્પિટલમાં અલગ વોર્ડમાં રાખવામાં આવી છે આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે દર્દીની તબિયત સ્થિર છે આ વ્યક્તિ ચીનનો પ્રવાસ કરીને આવી છે અગાઉ કેરળમાં કોરોના વાયરસના બે કેસ નોંધાયા હતા બંને દર્દીઓ ચીનનો પ્રવાસ કરીને આવ્યા હતા ત્રિયુર અને અલાપુઝા જિલ્લાના બંને દર્દીઓની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે રાજ્યમાં હાઇએલર્ટ જાહેર કર્યું છે અને બે હજાર લોકોને નીરીક્ષણ હેઠળ રખાયા છે પ્રવાસન માટેની જારી કરાયેલી સૂચનામાં ચીનની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે ચીનના પાસપોટધારકો માટે ઈ વીઝા સુવિધા અસ્થાથી ધોરણે સ્થગિત કરવામાં આવી છે અને ચીનથી આવનારા માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ સ્થગિત કરવામાં આવી છે ભારત આવવા માટેના આધારભૂત કારણો ધરાવતા લોકોને બેઈજીંગ ખાતેના ભારતીય દ્રતાવાસ અથવા શાંઘાઈ અને ગ્વાંગઝુંના વાણિજ્ય દ્રતાવાસનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે

તે દ્વારા વુહાનમાં ધરાસો ઓછો થશે બેઇજિંગ ખાતેની ચીન જાપાન મૈત્રી હોસ્પિટલમાં એન્ટી વાયરલ દવાની પ્રાયોગિક ચકાસણી શરૂ કરવામાં આવી છે

આજે સવારથી જ ગૃહની બેઠક મળી ત્યારે વિરોધપક્ષ દ્વારા ઘોંઘાટ અને સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા વિરોધપક્ષના નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું કે દેશભરમાં આ કાયદાનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે આ પ્રશ્ને સભાપતિએ ચર્ચા માટે મંજુરી આપવી જોઇએ વિરોધપક્ષના ત્રણ સભ્યોએ સભામોફૂફ દરખાસ્ત રજુ કરી છે પરંતુ સભાપતિ વેંકૈયાહ્ નાયડુએ તે નકારી કાઢી હતી આ કારણે ગૃહની બેઠક ત્રણ વાર મોફફ રહી હતી

દેશની સલામતિ સુરક્ષા અને અખંડીતતા મુદ્દે કોઇ સમાધાન ન હોઇ શકે આજે નવી દિલ્ફીમાં કૌટિલ્ય ફેલોશીપ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાં શ્રી નાયડુએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશની રચના આ પ્રદેશના ઝડપી વિકાસ માટે કરાઇ છે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં માને છે ભારતે કોઇ પણ દેશ પર હ્મલો કે આક્રમણ કર્યું નથી ભારતીયોના જનીનમાં સર્વધર્મ સભ્યતાનાં મૂલ્યો તેનું કારણ છે

બોબડેની અધ્યક્ષતાવાળી નવ ન્યાયાધીશોની ખંડપીઠે કાયદાવિદ ફલી નરીમાન સહિતના એડવોકેટ દ્વારા રજુ થયેલી બાબતની સુનાવણી કરશે

ઉત્તરપ્રદેશમાં હીંસા આચરવા માટે લોકોને ઉશ્કેરવા માટેના કેસ તેમની સામે નોંધાયા છે તેમણે કહ્યું કે આ સંગઠનના નાણાકીય વ્યવહારો અને અન્ય માહિતી મેળવવામાં આવી રહી છે શ્રી અવસ્થીએ કહ્યું કેન્દ્રિય એજન્સીઓની મદદ પણ લેવામાં આવી છે ઉત્તરપ્રદેશ પોલીસે ગયા ડિસેમ્બરમાં પોપ્યુલર ફ્રન્ટ સામે પ્રતિબંધ લાગુ કરવાની રજુઆત કરી હતી નાગરિકત્વ કાયદા સામેના દેખાવોમાં રાજ્યભરમાં હીંસા ફેલાવવા અને જાહેર સંપત્તિને નુકસાન કરવામાં તેની સંડોવણી હોવાના પુરાવા મળ્યા છે

તે સમયના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સીરીસેનાની સરકારે તમિળ લધુમતીમાં સાથેના સમાધાન પ્રયાસમાં તેમની શરૂઆત કરી હતી